તેઓએ આશા છે કે તેલની કિંમતમાં ઉછાળો આવશે વિચેનામાં થયેલી બેઠક બાદ ઇરાકના તેલ મંત્રી થમર અબ્બાસ અલધબને પત્રકારોને આ મુજબ જણાવ્ય હતું દુનિયાના તેલ ઉત્પાદનના લગભગ અડધા ભાગનું ઉત્પાદન કરતાં ઓપેક અને તેના સાથી દેશોનું કહેવું છે કે બજારમાં તેલનો વધુ પુરવઠો આવી જવાથી તે પાછલા બે મહિનામાં તેની કિંમતમાં ત્રીસ ટકાનો ઘટાડો છે

પ્રધાનમંત્રીશ્રી સાથે યોજાનારી આ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે મુખ્ય સચિવ શ્રી ડૉ

સિંહ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે કૈલાસનાથ અગ્ર સચિવ શ્રી એમ

દાસ ઊદ્યોગ કમિશનર શ્રીમતી મમતા વર્મા અને ઇન્ડેક્ષ્ટ બી ના એમ ડી શ્રી રાજકુમાર બેનિવાલ પણ જોડાશે

શહેરી વિસ્તારીમાં આ પ્રક્રિયાની સફળતાને ધ્યાને લઈને હવે ગ્રામ્ય સ્તરે પણ બિનખેતીની પરવાનગીઓ ઓનલાઈન આપવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે જેનો ગઇકાલથી રાજ્યભરમાં અમલ શરૂ થયો છે મહેસુલમંત્રી શ્રી કૌશિક પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર સમક્ષ બિનખેતી પરવાનગીઓમાં મંજુરીઓ સંદર્ભે અવરોધો દુર થાય પ્રક્રિયા સરળ બને તે માટે ગ્રામ્ય વિસ્તારના નાગરીકો દ્વારા રજુઆતો મળી હતી શહેરી વિસ્તારોમાં બિનખેતીની પ્રક્રિયાને રાજ્યવ્યાપી ઓનલાઈન કરતા સમગ્ર પ્રક્રિયા ઝડપી ન્યાયી અને પારદર્શી બની હતી જેને ધ્યાને લઈ રાજ્ય સરકારે ગ્રામ્યકક્ષાએ પણ આ પ્રક્રિયા અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે

વધુ વિગતો મુજબ મુખ્ય સચિવ જે

સિંહની સચિવો સાથેની બેઠક દરમ્યાન જણાવ્યુ હતું કે રાજયની તમામ શાળાના બાળકોને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે લઈ જવા જોઈએ સામાન્ય રીતે શિયાળાની રૂતુમાં રાજયની વિવિધ શાળાઓ દ્રારા ગુજરાતના વિવિધ સ્થળોએ પ્રવાસ ગોઠવાય છે તો આ સ્થળમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ ફવેથી સમાવેશ કરવામાં આવે એમ શિક્ષણ વિભાગને જણાવ્યુ હિં આરતીબેન ભદ્દ કચ્છ યુનિ

સંસ્કૃત ભાષાના પંડિત કવિ અને રાષ્ટ્રપતિ પુરષ્કાર થી સન્માનિત પ્રોફેસર મિથિલા પ્રસાદ ત્રિપાઠી મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા તેમજ જિલ્લાના ઉચ્ય શિક્ષણ સાથે જોડાયેલ પ્રાધ્યાપકો આ સંગોષ્ઠીમાં હાજર રહ્યા હતા

પી ટી અધ્યક્ષે જણાવ્યુ હતું કે ગાંધીધામ ચેમ્બરને આક્રોસ કે લડત વિના શાંતિપુર્ણ રીતે ચર્ચા વિચારણા કરી સમસ્યાનું સમાધાન લાવવા જણાવ્યું હુતું

ત્યારે કેન્દ્ર સરકારના માનવ સંશાધન વિકાશ મંત્રાલયની સુચનાના આધારે રાજયકક્ષાની સ્વચ્છ વિધાલય પુરસ્કાર સ્પર્ધા યોજાઈ હતી